અને આ મામલામાં જે પી

લોકસભામાં કોંગ્રેસી નેતા અર્જૂન ખડગેએ જેપીસી તપાસની માંગ કરી હતી જેનો વળતો જવાબ આપતા ગ્રહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ આ મુદ્દા પર કોઈજ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર આવતીકાલે પૂર્ણ થયો

અને આગામી મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે સંસદમાં રાફેલ ડીલને લઈને કૌભાંડ અને ગેરરીતીના વિપક્ષી આક્ષેપો વચ્ચે કેગે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો અમે આપને જણાવીએ છીએ કે પ્રોટોકોલ હેઠળ કેગનો અહેવાલ રાષ્ટ્રપતિને સોંપાયા બાદ હવે રાષ્ટ્રપતિ ભવન તરફથી લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ચેરમેનને ઓફિસે મોકલવામાં આવશે

ઉજ્જવલા ગેસ યોજના કેન્દ્ર સરકારે ઉજ્જવલા ગેસ યોજનાના લાભાર્થીઓના હિતમાં રાહત આપવાની યોજના ઘડી કાઢી હોવાનું જાણવા મળ્યું છે ઉજજવલા ગેસ યોજના લાભાર્થીઓ ટૂંક સમયમાં જ પ્રતિ કિલો દરથી પોતાની જરૂરિયાત મુજબ એલપીજી ગેસ સિલીન્ડર ભરાવી શકશે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હી ખાતે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ઓઈલ કંપનીઓના અધિકારીઓ દ્વારા તેમની સમક્ષ બે પ્રસ્તાવ મુકવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા ગેસ યોજના ગરીબીની રેખા નીચે આવતા પરિવારો માટે છે કે જેઓ ગેસ સિલિન્ડર ભરાવવાની સ્થિતિમાં નાણાભીડ અનુભવતા હોય છે તેમને હપ્તા પધ્ધતિ આપવા પ્રતિ કિલોના દરથી ગેસ આપવાની યોજના હોવાનું જણાવ્યું છે

સરવૈયા વકીલ આવેદનપત્ર રાજ્યના બજેટમાં વકીલોના વેલ્ફેર માટે બજેટની વિશેષ ફાળવણી સહિતની વિવિધ માંગણીઓને લઈ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત સહિત દેશભરના વકીલઆલમ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં નવી દિલ્હી ખાતે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી દેશના વિવિધ રાજ્યોની બાર કાઉન્સીલના ચેરમેન વાઈસ ચેરમેન દેશની તમામ હાઈકોર્ટ એસોસીએશનના પ્રમુખ સહિતના પદાધિકારીઓની મળેલી બેઠકમાં રાજ્યકક્ષાએ વકીલઆમની વિવિધ માંગણીઓ સંદર્ભે સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કરવા સહિતના કાર્યક્રમોના નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના અનુસંધાને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ પી કોહલીને આવેદનપત્ર આપી પોતાની માંગણી બળવતર બનાવશે

ગઈકાલે ભુજ સુધરાઇ ખાતે મળેલી સામાન્ય સભાના પ્રારંભે પ્રમુખ લતાબેન સોલંકીએ સૌને આવકાર્યા હતા

આ અંગે વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજા તથા સાથી નગરસેવકોએ ઠરાવોનાં વાંચન દરમ્યાન જ પ્રમુખની ટેબલ નજીક ધસી જઇ સુધરાઇ દ્વારા વિવિધ મુદ્દે આચરાયેલા ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કર્યા બાદ જ સભા સમેટવા ઉગ્ર રજૂઆત કરી હતી થોડી જ મિનિટોમાં સત્તાપક્ષ દ્વારા સભાને પૂર્ણ જાહેર કરી નખાઇ હતી

સ્થાપનાદિનની ઉજવણીનો આરંભ હાફ મેરેથોન દોડના આયોજનથી કરવામાં આવ્યો હતો આરંભમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી અંજલિ આપવામાં આવી હતી